તેમણે વિશ્વની પ્રથમ ન્યુ અટેલીથી ન્યુ કિશનગઢ સુધીની દોઢ કિલોમીટર લંબાઇ ધરાવતી કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિશેષ પશ્વિમ ફ્રેટ કોરિડોરને દેશ માટે પરિવર્તનકારી પ્રોજેક્ટના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યો છે છેલ્લા પાંચ છ વર્ષોની સઘન મહેનત બાદ આ ઉપલબ્ધી પ્રાપ્ત થઇ છે આ વિભાગના યાલુ થવાથી હરિયાણાના રેવાડી તથા મહેન્દ્રગઢ અને રાજસ્થાનના અજમેર તથા સીકરમાં ઉદ્યોગોને ફાયદો થશે પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી વિનિર્માણ એકમોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી ઓછા ખર્ચે માલ પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ થશે આનાથી આ ક્ષેત્રમાં રોકાણની સંભાવનાઓ વધશે

આને બહ્હેતુક માલવાહક કેન્દ્રો સ્વરૂપે વિકસિત કરવામાં આવશે આનાથી ગ્રામીણ અને નાના ઉદ્યોગોને પણ લાભ થશે આ ફેટ કોરિડોર અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદરૂપ બનશે પ્રધાનમંત્રીએ આ અવસરે કોરોના રસીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતે તાજેતરમાં દેશમાં બનેલી બે કોવિડ રસીને મંજૂરી આપી દીધી છે જે બતાવે છે કે દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે આ પ્રસંગે રેલ્વે મંત્રી પિયુષ ગોયલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખદર હાજર રહ્યા હતા

તેમણે કહ્યું કે ટોયકૈથોન એક અનન્ય મંચ ઉપલબ્ધ કરાવશે જેમાં ભારતીય મૂલ્યો અને વિચારો ઉપર આધારિત નવા રમકડાં બાળકોમાં સકારાત્મક ચરિત્ર અને સારી ભાવનાઓ વિકસિત કરશે શ્રી નિશંકનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માનવું છે કે ભારત રમકડાં વિનિર્માણનો સૌથી મોટું કેન્દ્ર બની શકે છે

અમેરિકા રાષ્ટ્રપતિ જાહેરાત અમેરિકી સંસદે જો બાઇડેનને દેશના નવા રાષ્ટ્રપતિ અને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ તરીકે યૂંટાઇ આવ્યા હોવાની ઔપચારિક જાહેરાત કરી છે અમેરીકી સંસદે બન્ને ગૃહો સિનેટ અને હાઉસ ઓફ રિપ્રેજન્ટેટીવએ દેશના બે રાજ્યો પેનસિલ્વેનિયા અને એરીજોનામાં પડેલા મતો અંગે ઉભા થયેલા પ્રશ્નોને નકારતા આ જાહેરાત કરી છે તાજેતરમાં જ અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની યૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મતોની ગણતરી ઉપર પ્રશ્નો ઉભા કરાયા હતા

પૂર્વા અભ્યા સનો ઉદ્દેશ વાસ્તવિક રસી આપવાના વહીવટી ઘટનાનું અનુકરણ કરવાનો છે

દરેક રાજ્યોના આરોગ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને પૂર્વાઅભ્યાસની સમીક્ષા કરી હતી શ્રી હર્ષવર્ધને દેશમાં વિકસિત બે કોરોનાની રસીના ઇમરજન્સી ઉપયોગ માટે અથાગ પરિશ્રમ કરનારા વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો છે ડોકટર હર્ષવર્ધને રાજ્યના આરોગ્ય મંત્રીઓને અનુરોધ કર્યો છે કે રસીની સુરક્ષા અને પ્રભાવ અંગે અફવાઓ અંગે સર્તક રહે તેમણે સોશિયલ મીડીયા ઉપર પ્રસારિત થઇ રહેલી અફવાઓની પણ ટીકા કરી હતી

કોવિડ દેશમાં કોરોનાથી સાજા થનારની સંખ્યા એક કરોડથી વધુ થઇ છે

હવે આ સમયગાળો પ્રવાસની તારીખથી છ મહિનાથી વધારીને નવ મહિના સુધીનો કરવામાં આવ્યો છે

આ શ્રેણીમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મોની પ્રતિસ્પર્ધા માટે ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે

નિર્દેશકને રોકડ રકમની સાથે ગોલ્ડન પિકોક અને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે નિર્માતાને રોકડ રકમ સાથે પ્રમાણપત્ર આપવામાં આવે છે

ભારતના મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીએ એક એક વિકેટ લીધી છે આની પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગનો નિર્ણય લીધો હતો વરસાદના કારણે મેચ થોડા સમય માટે બંધ રહી હતી ચાર મેચોની શ્રેણીમાં બંન્ને ટીમોએ એક એક મેચ જીતી છે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેય જીતી હતી